ગઈકાલે લોકસભા ચુંટણી પછી પ્રથમ વખત જ મળેલી મંત્રીમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાણકારી આપી હતી તેમણે કહ્યુ કે સરકારે પાણી અને ઘાસચારાની પુરતી વ્યવસ્થા કરી છે પાણીના આયોજન બાબતે કાર્યપાલક ઇજનેરો સાથે ચર્ચા કરશે નવા બોર બનાવવાની જરૂરતોનો નિર્ણય કલેકટર કરશે

રાજ્ય સરકારે અંદાજપત્ર સત્ર દરમિયાન આ વિધેયક પસાર કર્યું હતું તેને રાજ્યપાલની મંજુરી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ પણ મંજુરીની મહોર મારી છે

આ ઉપરાંત ગુનેગારને રપ હજારના દંડની પણ જોગવાઈ કરાઈ છે

નખત્રાણા તાલુકાના વંગ ડાડોર વચ્ચે બે મોટર સિકલ અથડાતા બે યુવકો મોતને ભેટ્યા હતા અને એક યુવકને ઈજા થઇ હતી જયારે ભચાઉ તાલુકામાં શિકરા નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ટ્રકની પાછળ મોટર સાઈકલ અથડાતા એક યુવાનનું મૃત્યુ થયું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઇ હતી ચંદ્રવદન પદ્ટણી ગરમીમાં વધારો કચ્છમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ઘટતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો પરંતુ મે માસના આરંભ સાથે જ ફરી ઉનાળા એ પ્રખર તાપનો અનુભવ કરાવ્યો છે

જે ગઈકાલથી અમલી બન્યો છે

પી ડી

જેનો લાભ લેવા જણાવાયું છે